આ યૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો શાંતિલાલ સેંગાણી વચ્ચે મુખ્ય સ્પર્ધા થશે આ ઉપરાંત આ જંગમાં બહુજન મુક્તિ પાર્ટી બહુજન મહાપાર્ટી અને ભારતીય જન પરિષદના ઉમેદવારો ઉપરાંત પાંચ અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે

યોગેશ્વર કૃષિ ફેઠળ થતી ખેતીમાં થતી આવક જરૂરિયાતમંદોને અપાય છે આ ઉપરાંત પણ અન્ય લોક ફિતની પ્રવૃત્તિ ચાલતી રહે છે શીતલ વૈશ્નવ કોરોના જાગૃતિ સંદેશ જાણીતા ગાયક અમર ભટ્ટે અગમયેતીના પગલાંઓનું યુસ્ત રીતે પાલન કરીને કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી છે

આ માટે જેઓ હંગામી પરવાના મેળવવા માંગતા હોય તેઓએ મામલતદાર કચેરી ભુજ અને મામલતદાર કચેરી ગાંધીધામ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી ભુજ ખાતે આગામી તા

તેવું મામલતદારશ્રી ભુજ શહેર અને મામલતદારશ્રી ગાંધીધામ દ્વારા દ્વારા જણાવાયું છે શીતલ વૈશ્નવ હ્વામાન વરસાદ અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું હવાનું હળવું દબાણ પશ્ચિમ દિશાએ આગળ વધીને નબળુ પડ્યું છે

નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ ચંદ્રની સમાન સુંદર અને અલૌકિક છે

મા સિંહ પર બિરાજમાન છે તેમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે માટે ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે માની આરાધના કરવાથી સાધક નિર્ભય ધીર અને વિનમ્ર થાય છે